હવામાન વિભાગના પદનામીત મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે જજ્ઞાવ્યું છે કે ચોમાસાના આરંભ સાથે જ કેરળના વિવિધ સ્થળોએ સારો વરસાદ શરૂ થયો છે

દિલ્હીમાં પ્રસારજ્ઞ માધ્યમો સાથે વાત કરતાં શ્રી જાવડેકરે કહયું કે તંદુરસ્ત જીવન શૈલી માટે યોગનું ખુબ મહત્વ છે તેમજ્ઞે કહયું કે યોગ ભારતનો વારસો છે અને સારૂ સ્વાસ્થ્ય મેળવવાની વિશ્વને ભેટ છે તેમજ્ઞે કહયું કે આ વર્ષે યોગનો પ્રચાર કરવા જુદા જુદા પ્રસાર માધ્યમોને તેમના પ્રદાન બદલ પુરસ્કાર અપાશે શ્રી જાવડેકરે કહયું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા ઘણા આયોજન કરવામાં આવી રહયાં છે

આ અંગેની તૈયારીઓ માટે નાયબ નિયામક શ્રી શિવદયાલ શર્માની અધ્યક્ષતામાં નેશનલ યુથ વોલંટીયરોની એક બેઠકનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું

આ પાઈપલાઈન દ્વારા કંડલાથી વ્યાપક માત્રામાં રાંધણગેસનું વહન કરી શકાશે

પી જીનું વહન કરવાનો ધ્યેય છે

પી

સાથે જ દેશના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન આપતું કંડલા બંદર વધુ એક મહત્ત્વકાંક્ષી પ્રકલ્પનું મુખ્ય મથક બનશે

જે અંતર્ગત ઘાસ તથા પાણીની ઢોરવાડામાં પૂરતી ઉપલબ્ધતા વહીવટી તંત્ર દ્વારા સમયસર યકાસણી તેમજ નિયમિત રીતે પશુ સહાયની યૂકવણી કરવામાં આવે છે

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જતાં ભેજવિહોણા સુકા પવનો ચામડી દઝાડતા હોય તેવા પ્રખર તાપની અનુભુતી કરાવી રહ્યા છે